પ્રાદેશિક સમાયાર જયેશ વેગડા વાંચે છે

પ્રધાનમંત્રી ગુજરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શાંતિ તથા સમૃદ્ધિ સાથેના ભારતના નિર્માણ માટે એકતા કેળવવા તથા સાથે મળીને કામ કરવાની અપીલ કરી છે ગઈકાલે ગુજરાતમાં કેવડિયા ખાતે એકતા દિવસની ઉજવણીના મુખ્ય સમારોહમાં તેમણે કહ્યું કે આતંકવાદના લીધે ઘણાં નિર્દોષોએ પ્રાણ ગુમાવ્યા છે

ભારતે સરહદ અંગેની નીતિમાં પરિવર્તન લાવ્યું છે અને સરહદે અસ્વીકાર્ય વલણ અપનાવનાર પાડોશી દેશોને યોગ્ય રીતે વળતો જવાબ આપવામાં આવી રહ્યો છે પ્રધાનમંત્રીએ દાવો કર્યો હતો કે કાશ્મીરમાં વિકાસ પથ પરના અવરોધો દૂર કરાયા બાદ તથા ઉત્તર પૂર્વમાં શાંતિ કરાર બાદ આ બંને વિસ્તારોમાં ઝડપથી વિકાસ થઈ રહ્યો છે સંરક્ષણ ક્ષેત્રે દેશ આત્મનિર્ભર બની રહ્યો છે એમ જણાવીને પ્રધાનમંત્રીએ કહ્યું કે સરહદી વિસ્તારોમાં સલામતીને ધ્યાનમાં લઈને માર્ગે પુલ તથા ટર્નલો બાંધવાની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે

ગુજરાત પોલીસ કેન્દ્રિય સશસ્ત્ર દળ સરહદ સલામતી દળ કેન્દ્રિય ઔદ્યોગિક સલામતી દળ તથા રાષ્ટ્રીય સલામતી દળના જવાનોએ એકતા દિવસની પરેડમાં ભાગ લીધો હતો

ભારતીય હવાઈદળના જવાનોએ ફલાય પાસ્ટ યોજી હતી તેમજ સીઆરપીએફની મહિલા પાંખે પ્રસ્તુત કરેલા રાયફલ ડ્રીલને પ્રધાનમંત્રીએ નિહાબ્યું હતું

પાટણમાં ભાજપ કોંગ્રેસ સહિત વિવિધ સંસ્થાના સંગઠનો દ્વારા પુષ્પમાળા અર્પણ કરી લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલનો ભાવાંજલિ અર્પણ કરી હતી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસે અને મહર્ષિ વાલ્મિકી જન્મજયંતિ નિમિત્ત સ્વચ્છતા સૈનિકોનો સન્માન સમારંભ યોજાયો હતો છોટાઉદેપુરમાં ભાજપના કાર્યકરો અને રાજયસભાના સાંસદ નારણભાઇ રાઠવા અને નગરપાલિકાના પ્રમુખ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી જામનગરમાં રણજીતનગર પટેલ સમાજ યોકમાં આવેલી સરદાર પટેલની પ્રતિમાને ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોએ પ્રષ્પાંજલિ અર્પણ કરી હતી દીવમાં બચરવાડામાં આવેલી સકારી હાયર સેકન્ડરી શાળામાં સરદાર જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી અમરેલી શહેરમાં આવેલ સરદાર પાર્કમાં સરદાર સાહેબની પ્રતિમાનું અનાવરણ કરી વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો

જેમાં આરોગ્ય વન એકતા મોલ જંગલ સફારી ચિલ્ડ્રન ન્યૂદ્રીશન પાર્ક અને જળ સહેલગાહ કરાવતી ક્રઝ સેવા મુખ્ય છે

એકતા મોલ તરીકે એવા બજારનું નિર્માણ કરાયું છે ત્યાં પર્યટકો દરેક રાજ્ય ની હસ્તકળા ની વસ્તુ ખરીદી શકે

સમગ્ર પરિસરને રાત્રે પ્રકાશમય દેખાવ આપવા માટે એક અબજ જેટલી લાઈટ ત્યાં મૂકવામાં આવી છે જેનો પણ શ્રી મોદીએ પ્રારભ કરાવ્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે કેવડીયા ખાતે દેશની પ્રથમ સી પ્લેન સેવાનું ઉદ્દઘાટન કર્યું હતું તેઓ સી પ્લેનમાં કેવડિયાથી બેસીને બપોર અમદાવાદ આવી પહોંચ્યા હતા રીવરફ્રન્ટ ઉપર સી પ્લેન લેન્ડ થતાં પ્રધાનમંત્રીએ અમદાવાદ શહેરના લોકોનું અભિવાદન ઝીલ્યું હતું

પ્રધાનમંત્રીએ કહ્યું કે અત્યારના સમયે અધિકારીઓ પ્રશાસનમાં મિનિયમ ગર્વનમેન્ટ એન્ડ મેક્સીમમ ગર્વનન્સ એટલે કે સરકારી હસ્તક્ષેપ ઓછો હોથ અને વહિવટી કામકાજ વધુ હોય તે સુનિશ્ચિત કરે તેમણે સિવિલ સેવા અધિકારીઓને સામાન્ય લોકો વધુ સશક્ત બને તે માટે કાર્ય કરવા માટે અપીલ કરી શ્રી મોદીએ સિવિલ સેવા અધિકારીઓને અપીલ કરી કે તેઓ આત્મનિર્ભર ભારતનું લક્ષ્ય હાંસલ કરવાનો પ્રયાસ કરે અને સ્થાનિય વસ્તુ ખરીદી વોકલ ફોર લોકલ ની નીતિને અપનાવે

પેટાયૂંટણીની જાહેરાત થતા જ મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ સહિત ભાજપ તથા કોંગ્રેસના સ્ટાર પ્રચારકોને પોતાના પક્ષના ઉમેદવારો માટે સઘન પ્રચાર શરૂ કર્યો હતો આજે યૂંટણી પ્રયારના આખરી તબક્કામાં કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયા ગઢડા વિધાનસભા બેઠકના ઉમેદવારના સમર્થનમાં આજે બપોરે ત્રણ વાગે રણીયાળા ગામે પાટીદાર સમાજના અગ્રણીઓ શ્રેષ્ઠીઓ સાથેની બેઠકમાં હાજર રહેશે કોરોનાની પરિસ્થિતિના લીધે મંગળવારે યોજાનાર મતદાન વખતે ખાસ તકેદારી રખાશે

ધારી બગસરા બેઠકની પેટા યુંટણી ના પ્રચાર દરમ્યાન બગસરા ખાતે સભા સંબોધતા કોંગ્રેસ પર આક્ષેપ કરતાં શ્રી રૂપાણીએ કહ્યું હતુ કોંગ્રેસનું કહેવું છે કે ગુજરાતના તમામ ડેમ કોંગ્રેસે બનાવ્યા છે પણ અમારી સરકારે સૌની યૌજના થકી આ તમામ ખાલી ડેમો ભરી ખેડૂતોની મદદ કરી છે